ઓડિશાથી ખાસ ટ્રેન ઓડિશા પોતાના વતનમાં પાછા ગયેલા શ્રમિકો ને ગુજરાત પાછા લાવવા માટે રેલ્વે તંત્ર દ્વારા ગુજરાત માટે વિશેષ ટ્રેન દોડાવવાનું આયોજન હાથ ધરાયું છે પૂરીથી ઓખા ગાંધીધામ અને અમદાવાદ માટે વિશેષ ટ્રેન બારમી સપ્ટેમ્બરથી દોડશે પૂરી અમદાવાદ એક્સપ્રેસ ટ્રેન સપ્તાહ માં ચાર દિવસ તો પૂરી ગાંધીધામ એક્સપ્રેસ અને પૂરી ઓખા એક્સપ્રેસ ટ્રેન અઠવાડિક ધોરણે દોડશે રેલ્વે બોર્ડ દ્વારા બહાર પડાયેલી યાદી પ્રમાણે આ ટ્રેન ખાસ કારણોસર દોડાવવામાં આવનાર હોવાથી કયા રાજ્યમાં કેટલા સ્ટેશન ઉપર તે થોભશે તેનો આધાર રાજ્ય સરકાર ની અનુમતિ ઉપર રહેશે આ ટ્રેનમાં ફક્ત રિસેર્વેશન ઉપર જ પ્રવાસ કરી શકશે કચ્છમાં ઊંટનું રસીકરણ કચ્છમાં ભુજ તાલુકાના સણોસરા ગામે પશુપાલન ખાતાની નિષ્ણાંત ટીમ દ્વારા ઊંટોમાં ખાજી ફિટોડા રોગ ફેલાતો અટકાવવા રસીકરણ કેમ્પ થોજાઈ ગયો જેમાં બીમાર ઊટોની સારવાર પણ કરવામાં આવી હતી કચ્છ જિલ્લામાં પશુપાલન ખાતાના વડા ડો